ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલી આ શપથ વિધિમાં વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ આ નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યોને વિજયમૂર્ફતમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ નવા યૂંટાયેલા ભાજપના ધારાસભ્યોને અભિનંદન આપીને શુભેચ્છાઓ પાઠવી હતી

આ શપથવિધિ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલસંસદીય બાબતોના મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ યૂડાસમાગૃહરાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા દંડક શ્રી મંત્રીમંડળના સભ્યશ્રીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભાની પેટાયૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ આઠ બેઠકો જીતી છે જેમાં અબડાસા બેઠક પરથી શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા મોરબીમાંથી શ્રી બ્રિજેશ મેરજા ધારીમાંથી શ્રી જે વી કાકડીયા કરજણમાંથી શ્રી અક્ષય પટેલ ગઢડામાંથી શ્રી આત્મારામ પરમાર કપરાડામાંથી શ્રી જીતુભાઇ ચૌધરી ડાંગમાંથી શ્રી વિજયભાઇ પટેલ તેમજ લિંબડીમાંથી શ્રી કિરિટસિંહ રાણાનો વિજય થયો છે નિતિન પટેલ ગરૂડેશ્વર ખાતે સાડા દસ કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા સેવા સદનનું નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિન પટેલે ગાંધીનગરથી ઇ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગરૂડેશ્વર તાલુકો ગુજરાતમાં આગળ પડતો તાલુકો છે

જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે કોરોના સંદેશ આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ

આ અંગે જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો અટકે તથા આ મહામારી પર સત્વરે કાબુ મેળવી શકાય તે હેતુથી જિલ્લાની તમામ પ્રાંત તેમજ મામલતદાર કચેરીઓ ખાતે આવેલ જનસેવા કેન્દ્રોમાં નિઃશુલ્ક રેપીડ એન્ટીજન ટેસ્ટની સુવિધા શરૂ કરવામાં આવેલ છે શૌર્ય દિવસ બોટાદ બોટાદ તાલુકાનાં ગઢડામાં આહિર શૌર્ય દિવસ નિમિત્તે કેન્ડલ માર્ય યોજાઇ હતી

આ શ્રધ્ધાજંલિ સભાનું આયોજન ગઢડા આહિર સમાજ દ્વારા કરાયું હતું શ્રધ્ધાજીલિ સભામાં મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો હાજર રહી શહીદોને શ્રધ્ધાજંલી આપી હતી

પરંતુ બજારોમાં હજુ કેટલીક દુકાનો ખુલવા પામી નથી સોમવાર પછી મોટાભાગના વેપારીઓ પોતાના વેપાર ધંધાની શરૂઆત કરશે

આજે ફરાજી સાથે મુહૂર્તના સોદા કરવામાં આવ્યા હતા

દાહોદ કલેક્ટર અપીલ દાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે તહેવારોમાં શહેરી વિસ્તારમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે અને નાગરિકોએ આ બાબતે સ્વયંશિસ્ત રાખવી ખૂબ જ જરૂરી છે માટે નાનામોટા મેળાવડા ટાળવા જોઇએ ખોટી અવરજવર ન કરવી જોઇએ અને તંત્ર અને સરકારની ગાઇડલાઇનનું કડકાઇથી પાલન કરવું જોઇએ

ગાંઘીએ ભાવનગરના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે કોરોના હજુ ગયો નથી લોકોએ બિન જરૂરી બહાર નીકળવું જોઈએ નહીં એટલું જ નહીં માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સેનેટાઈઝીંગ સહિતની ગાઈડ લાઇનનું યુસ્ત પાલન કરો શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે શરદીને સામાન્ય ગણીને અવગણતા નહીં જરૂરી ટેસ્ટ કરાવી લેજો જે તમારા અને તમારા પરિવારના હીતમાં હોવાનું જણાવ્યું હતું